પ્રધાનમંત્રીએ કહ્યું દેશમાં બહ્ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓએ મળીને વૈશ્વિક મહામારીનો ઉકેલ શોધી લીધો છે તેમણે કહ્યું કે કોરોના સંકટમાં વૈજ્ઞાનિક સંસ્થાઓની ભૂમિકાની દેશે પ્રશંસા કરી છે શ્રી મોદીએ કહ્યું કે સરકારના પ્રયાસોને ભારત આ સમયે વિશ્વ અનુસંધાનના રેંકિંગમાં પ્રથમ પચાસ દેશોમાં સામેલ છે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંત્રણાની ફળશ્રુતિ અંગે પત્રકારોને જણાવ્યું કે જે ત્રણ કૃષિ કાયદા ઉપર ખેડૂતોને વિરોધ છે તે કાયદાની દરેક કલમ દીઠ ચર્ચા કરવાનું સરકારે બેઠકમાં કહ્યું હતું પરંતુ ખેડૂત આગેવાનોએ આવી ચર્ચાની તૈયારી દાખવી નહોતી

તેનાથી એરનાકુલમ થ્રીસુર પાલકકડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નૂર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્યીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી જાવડેકર ડીજી લોકર માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે બધા જ મંત્રાલયો અને વિભાગોને ડિજી લોકરને અપનાવવા માટેની પ્રક્રિયાને ઝડપી કરવા માટે જણાવ્યું છે એક ટ્વીટમાં શ્રી જાવડેકરે કહ્યું કે આજે સરકાર નાગરિકોને કોઇ પણ સમસ્યા વગર તેમને અનુક્રળ સેવા આપવા માટે ન્યૂનતમ સરકાર અધિકતમ શાસન નો દ્રષ્ટિકોણ અપનાવી તે દિશામાં કામ કરી રહી છે સરકારે આ વર્ષે પહેલી જાન્યુઆરીથી નવા દસ્તાવેજીકરણ અને દસ્તાવેજ ચકાસણી ડિજી લોકર સહિત બધી જ પ્રક્રિયાઓ એકીકૃત કરવાનો નિર્ણય લીધો છે

સી એમ

માં ત્રણ પૂણેના એન

જી

બી

માં એક વ્યક્તિમાં આ સંક્રમણ જોવા મબ્યું છે

આ બધા જ સંક્રમિતોને રાજ્ય સરકારોના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે

સ્થિતિ પર સંપૂર્ણ રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે અને સંક્રમણ પર નિયંત્રણ તથા પરીક્ષણ માટે રાજ્યોને સતત સલાહ આપવામાં આવી રહી છે

ચાર્ટર્ડ આઇસ ક્લાસ વેસલ એમ

આ વેસલ પહેલા ગયેલી ટીમને લઇને પરત ફરશે

વેંકૈયા નાયડુએ કોવિડની બે રસીના ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપવાની વાતની પ્રશંસા કરતાં કહ્યું કે રસીની જાહેરાતની સાથે ભારતના વિજ્ઞાન ક્ષેત્રમાં હરણફાળ ભરવી એ આત્મનિર્ભર ભારતની ભાવનાને દર્શાવે છે તેમણે કહ્યું કે તેનાથી માત્ર ભારતીયોને જ નહીં પરંતુ માનવતાને પણ મોટી સંખ્યામાં લાભ થશે કોરાનાની સ્વદેશી વેક્સીન બનાવવાના પ્રયાસની સરાહના કરતા શ્રી નાયડુએ કહ્યું કે કોવેક્સીનમાં કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે તેમણે એમ પણ કહ્યું કે ભારત આવી ઘાતક બિમારીથી માનવજાતને બચાવવા માટેની વેક્સીનના ઉત્પાદનમાં મોખરે છે

એ કર્ણાટકના બેંગલુરૂમાં વિજળીની આપૂર્તિની ગુણવત્તા અને નિર્ભરતા વધારવાના ઉદ્દેશથી વિજળી વિતરણ પ્રણાલીના નવીનીકરણ અને વધુ સારૂ બનાવવા માટે દસ કરોડ ડોલરના ધિરાણ સમજૂતી કરા પર હસ્તાક્ષર કર્યા છે બેંગલુરૂ સ્માર્ટ ઉર્જા કારગર વિજળી વિતરણ પરિયોજનાના સમજૂતી કરાર પર નાણા મંત્રાલયના અપર સચિવ ડો

મોહાપાત્રા અને બેન્કના ભારતમાં પ્રભારી શ્રી હો યું જિયોંગે હસ્તાક્ષર કર્યા ધિરાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ ડોક્ટર મોહાપાત્રાએ કહ્યું કે ઓવરહેડ વિતરણ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તીત કરવાથી ઉર્જા કારગાર વિતરણ નેટવર્ક બનાવવામાં ટેકનીકલ અને વાણિજીક નુકશાન ઓછું કરવામાં અને પ્રાકૃતિક આપત્તિઓને કારણે વિજળીમાં લઘુત્તમ અવરોધ હાંસલ કરવામાં મદદ મળશે સ્કૂલ કોલેજ ઓડિશા સરકારે આ મહિનાની શરૂઆતમાં સરકારી અને ખાનગીક્ષેત્રની સ્કૂલ અને કોલેજો ફરીથી ખોલવાની અનુમતિ આપી દીધી છે શાળાઓ શુક્રવારથી ખોલવામાં આવશે અને કોલેજોમાં શિક્ષણ કાર્ય આવતા સોમવારથી શરૂ થશે

બિહારમાં શૈક્ષણિક કાર્ય કોવિડના નિયમોને ધ્યાને રાખી આજથી ચાલુ કરવામાં આવ્યું

ખરીફ ખરીદી કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી યાલુ રાખી છે